પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસિયાન શિખર પરિષદમાં અને અન્ય બેઠકોમાં ભાગ લેવા આજે થાઇલેન્ડ પર્હોચ્યા છે આ વિસ્તારમાં સંપર્ક વધારવા ભારતની પૂર્વના દેશો તરફી નીતિ મહત્વની છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે હાલના તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓનો કોઇ અપવાદ કે બેવડા ધોરણો સિવાય વધુ મજબૂત રીતે અમલ કરવો એ આતંકવાદનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો છે

બિહારમાં છઠ પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે ભુવનેશ્વરના કલીંગ સ્ટેડિયમ ખાતે ભારતની મહિલા હોકી ટીમ અને અમેરિકા વચ્ચે ટોકિયો ઓલિમ્પિક ક્વૉલીફાયર મેય રમાઇ રહી છે

બેંગકોક જતા પહેલાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતની પૂર્વના દેશો તરફની અને વિદેશ નીતિમાં આસિયાન મહત્વનું સ્થાન ધરાવે છે થાઇલેન્ડની આ મુલાકાત વખતે વિશ્વના અગ્રણીઓ સાથે વિવિધ વિષયો ઉપર ચર્યા વિયારણા કરાશે પૂર્વ એશિયા શિખર બેઠક ભારત અને પ્રશાંત વિસ્તાર માટેના ભારતના દ્રષ્ટિકોણને દર્શાવવાની તક આપે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે રિસેપ બેઠકમાં અગ્રણીઓ રિસેપ ચર્ચામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે આજે સાંજે બેંગકોકમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડમાં વસતા ભારતીયોને સંબોધન કરશે

આજે ઉઝબેકીસ્તાનના તાશ્કંતમાં શાંઘાઇ સહયોગ સંગઠન પરિષદની બેઠકને સંબોધન કરતા શ્રી સિંહે કહ્યું કે આતંકવાદ સમાજને વિખેરી નાંખે છે અને વિકાસના પ્રયત્નોને હાનિ પહોંચાડે છે તેથી એસ

ના દેશો આ ખતરાનો સામનો કરવા એકત્રિત થાય તે મહત્વનું છે સંરક્ષણમંત્રીએ કહ્યું કે લોકોને સારૂ ભવિષ્ય આપવા માટે આર્થિક ક્ષેત્રનો સહકાર પાયાની ભૂમિકા ભજવે છે

અમેરિકાના વિદેશ વિભાગના આતંકવાદ વિરોધી એકમના સંકલનકાર નાથન સેલ્સે વોશિંગ્ટનમાં જારી કરેલા એક અહેવાલમાં આ મુજબ નોંધ મુકાઇ છે

આ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રિપબ્લિકન પાર્ટીના વડા અને કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે એન ડી એ મોરચાના ઘટકપક્ષોએ રાજ્યપાલને મળીને એનડીએને નવી સરકારની રચના કરવા આમંત્રણ આપવા વિનંતી કરી હતી તેમણે શિવસેનાના નેતાઓને સત્તાની વહેંચણીના મુદ્દે ભાજપ સાથે ચર્ચા કરીને ઉકેલ મેળવવાનો અનુરોધ કર્યો હતો શ્રી આઠવલેએ સૂચવ્યું હતું કે શિવસેનાએ નાયબ મુખ્યમંત્રી પદ માટે રજૂઆત કરવી જોઇએ

મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા નિરીક્ષકો વાસ્તવિક પરિસ્થિતિની સમીક્ષા બાદ જરૂરી નિર્ણય લેવાનો અધિકાર ધરાવે છે

આજે ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે હ્ન્નર હાટનું ઉદઘાટન કરતાં તેઓ બોલી રહ્યા હતા

અમારા સંવાદદાતા જણાવે છે કે છઠ પૂજાને લગતા ગીતો અને સંગીતના કારણે વાતાવરણ ધર્મમય બન્યું છે યાર દિવસ ચાલનાર આ પર્વનું આવતીકાલે ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને સમાપન થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ પર્વ પ્રસંગે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે ટ્વીટર ઉપર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ સૂર્ય દેવતા દરેકના જીવનને ઉર્જાથી પરિપૂર્ણ કરો અને દેશ સફળતા અને સમૃદ્ધિના નવા સોપાનો સર કરો એવી શુભેચ્છા આપી છે

એક સુરંગ ધડાકામાં ઢીંચણથી નીચેનો પગ ગુમાવનાર સુબેદાર આનંદન મદ્રાસ એન્જિનીયરીંગ ગ્રુપ દ્વારા સ્પોન્સર કરાયેલ કૃત્રિમ પગ અને રનિંગ બ્લેડનો ઉપયોગ કરે છે

હાલ મહા વાવાઝોડું પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાએ આગળ વધી રહ્યું છે ચોથી નવેમ્બર સુધી તે આ જ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે આના પરિણામે આગામી છથી આઠમી નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે દરિયામાં મોજા ઊંચા ઉછળશે તેથી માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂયના અપાઈ છે

આ પહેલના કારણે દેશના વિવિધ રાજ્યોના લોકો વચ્ચેના સંબંધો પણ મજબૂત બનશે આ કાર્યક્રમના ભાગરૂપે ઓડીશા અને મહારાષ્ટ્ર કલા સંસ્ક્રતિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમોનું પોતાના રાજ્યોમાં આયોજન કરી રહ્યા છે

ફટાકડા તેમજ ખેતરમાં બાળવામાં આવતી પરાળ સહિત વિવિધ પરિબળોના કારણે દિવાળી પછી દિલ્ફીમાં હવાની ગુણવત્તા નબળી રહી છે